લોકડાઉનમાં નાગરીકોનાજીવન રૂરી ચી વસ્તુઓ સરળતાથી મળી રહે તામાટે સુચારૃ આયો ન કરાયું

વારાણસીના લોકો સાથે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાતયીત દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે કેટલાક લોકો સરકારના નીર્દેશોને ગંભીરતાથી નથી લઇ રહયાં તે દુઃખદ છે

શ્રી મોદીએ કહયું કે સરકાર વોટસ અપ સાથે મળીને હેલ્પ ડેસ્ક બનાવી રહી છે જેના પર કોરોના અંગેની વિશ્વસનીય માહિતી મળી શકશે

શ્રી મોદીએ આવશ્યક સેવાના કર્મચારીઓ સામે થયેલા ગેરવર્તન અંગે દુઃખ વ્યકત કર્યુ અને તબીબો નર્સો સહિતના સેવાકર્મીઓને સન્માન આપવા અનુરોધ કર્યો

જયારે વડોદરા અને સુરતમાં સ્થાનિક ચેપના કારણે નોંધાયો છે

આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો

દરમિયાન દેશમાં કોરોના પોઝીટીવ કેસોની કુલ સંખ્યા પડર થઇ છે

અશ્વિની કુમાર કોરોના વાયરસની સ્થિતિમાં જાહેર થયેલા દેશવ્યાપી લોકડાઉનના સમયમાં પણ રાજ્યમાં જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ નાગરીકીને મળે તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યુ છે

તેમણે ઉમેર્યુ કે દુધ પાર્લરો પરથી દુધ વિતરણ વ્યવસ્થા નિયમીત યાલશે અને દુધનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં મળતો રહેશે તેમણે ઉમેર્યુ કે રાજયમાં લીલા શાકભાજી બટાકા ડુંગળી અને ટામેટાનો જથ્થો નિયમિત રીત આવતો રહે અને તે લઇને આવનારા વાફનોને કોઇ સમસ્યા ન નડે તે માટે સુયારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ફલોર મિલ્સ પલ્સ મિલ્સના સંયાલકો સાથે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી અને લોક ડાઉનની સ્થિતિમાં રાજયમાં તૈયાર ખાદ્ય લોટ દાળનો જથ્થો જળવાઇ રહે તથા લોકોને સરળતાથી મળી રહે તે અંગે સઘન યર્ચાઓ કરી હતી

શીવાનંદ ઝા રાજયના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા એ જણાવ્યું છે કે કોરોના વાયરસને પગલે જાહેર થયેલા દેશવ્યાપી લોકડાઉનને રાજયભરમાં આવકારદાયક પ્રતિસાદ મળી રહયો છે

રાજયપાલ રાજયપાલ આયાર્ય દેવવ્રતે રાજયના નાગરીકોને ત્રણ સપ્તાહના લોક ડાઉનમાં સક્રીય રીતે જોડાવા અપીલ કરી છે રાજયપાલે નાગરીકોને જરૂરી યીજવસ્તુઓ ખરીદતી વખતે એકબીજાથી પુરતુ અંતર જાળવવા અને ભીડથી બચવા અનુરોધ કર્યો છે રાજયપાલે કહયું છે કે આ રોગ સામે લોક જાગૃતિ અને સાવચેતી ખુબ જ અનિવાર્ય છે અને લોક ડાઉનના કારણે કોરોના વારસ સંક્રમણની શ્રુંખલા તોડવામાં આપણે સફળ થઇ શકીશું

વિવિધ પગલાંઓ ધ્વારા વઠ્ઠીવટી તંત્ર લોકોને આવશ્યક સેવાઓનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરી રહયું છે ભાવનગર જીલ્લા પોલીસ ધ્વારા આવશ્યક સ્થળોની બહાર માર્ક સર્કલ બનાવવાનો નવતર અભિગમ હાથ ધરાયો છે

આવશ્યક સેવા સ્થળોએ ભીડની સંભાવના વધુ હોવાથી આવા સ્થળોએ સલામત અંતરે માર્કસ સર્કલ બનાવવાની કામગીરી ભાવનગર જીલ્લા પોલીસ ધ્વારા કરવામાં આવી છે અમરેલી જીલ્લા વહીવટી તંત્ર ધ્વારા કોરોનાને લગતી માહિતી લોકોને સરળતાથી અને ત્વરીત મળી રહે તે માટે ટવીટર પર માહિતી મુકવાનો નિર્ણય કરવામાં આવેલ છે નાગરીકો અમરેલી વફીવટી તંત્રના વિવિધ ટવીટર એકાઉન્ટ ફોલોવ કરી કોરોનાની માહિતી મેળવવા જણાવ્યું છે ફાળી કોરોના સંક્રમણની પરિસ્થિતીમાં વિવિધ સામાજીક સંસ્થાઓ અને નાગરીકો પોતાની ક્ષમતા મુજબનું યોગદાન આપી રહયાં છે ગુજરાત ટેકનોલોજી યુનીવર્સીટી ધ્વારા જીટીયુના તમામ કર્મચારીઓ એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત નીધી ફંડમાં દાન કરવાનું નકકી કર્યુ છે રાજય મંત્રી મંડળના તમામ સભ્યો એક માસનો પગાર મુખ્યમંત્રી રાહત નિધિમાં આપશે ભાજપના તમામ ધારાસભ્યો એક લાખનું અનુદાન રાહત નિધિમાં આપશે રાજયમાં સેવા આપત્તી સંસ્થાઓ વાણિજય સંગઠનો સહિત સૌને મુખ્યમંત્રી રાહત નીધીમાં યથાશકિત ફાળો આપ્વા રાજય સરકારે અનુરોધ કર્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા કેન ફોર અમદાવાદ નામનું અભિયાન શરૂ કરાયું છે મદદરૂપ થવા ઇચ્છતા લોકો કોર્પોરેશનની વેબસાઇટ પર નોંધણી કરાવી શકશે લોક ડાઉન અસર કોરોના વાયરસના પગલે દેશવ્યાપી લોક ડાઉનમાં અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મહીસાગર જીલ્લાના જવાહર નવોદય વિદ્યાલયના કેટલાક વિદ્યાર્થીઓ લોક ડાઉનના કારણે હરીયાણા ખાતે ફસાયા છે

બીજી તરફ કેટલાક લોકો અને સખી મંડળી આ આપત્તિને સેવાના અવસરમાં પલટાવી રહયાં છે

આ સાથે આજથી ચૈત્રી નવરાત્રીનો પણ આરંભ થયો છે ચૈત્રી નવરાત્રી નિમિત્તે માઇ મંદિરોમાં નવ દિવસના અનુષ્ઠાનનો પ્રારંભ થયો છે જો કે કોરોનાના પગલે દર્શનાર્થીઓ માટે મંદિરો બંધ હોવાના કારણે ભકતો ઓનલાઇન દર્શન કરી નવરાત્રીની પુજા અર્ચના કરી રહયાં છે કોરોના મુકિતના સંકલ્પ સમયે રાજયના મરાઠી પરીવારો એ આજે ગુડી પડવા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી છે મહારાષ્ટ્રીયન મહિલાઓએ નવા વસ્ત્રો પરીધાન કરી ઘરમાંજ ગુડી બનાવી તેનુ પુજન કર્યુ હતું અને ઇશ્વર સૌ કોઇને કોરોનાથી બયાવે તેવી પ્રાર્થના કરી હતી